દ્વારા શરુ કરાયેલી આ યોજના અંતર્ગત લાભાર્થી ઉપરાંત સરકાર દ્વારા પણ ફાળો આપવામાં આવશે

તેની મને ખુશી છે

દરમ્યાન અમારા સંવાદદાતા આર

આઈ સી યુ તથા પીડીયાટ્રીક સુવિધા મળશે

નવી દીલ્હી ખાતે આકાશવાજી ભવનમાં સમાચાર વિભાગની એક મૂલાકાતમાં રાઠોરે જણાવ્યું હતું કે દેશનો દરેક નાગરિક એક સૈનિક સમાન છે ત્યારે તેને સોશિયલ મીડિયાનો ઉપયોગ ચોકસાઈપૂર્વક કરવો જોઈએ કારણકે તે સૌથી ઝડપી માહિતી ફેલાવતું સાધન છે અન્ય પ્રશ્નના જવાબમાં તેમને કહ્યું હતું કે પાકિસ્તાન જ્યાં સુધી આતંકવાદીઓને પોષવાનું બંધ નહિ કરે ત્યાં સુધી ભારત કોઇપણ પ્રકારની શાંતિ વાતાઘાટો કરશે નહિ તેમજ મંત્રીશ્રીએ આજે રાજસ્થાનના જયપુર જીલ્લાના કટપુતળી ખાતે આકાશવાણીના દસ કિલોવોટ ટ્રાન્સમિશનનું પણ ઉદ્વાટન કર્યું હતું

મી ના રસ્તાના કામનાં ખાતમુહુર્ત બાદ સમારોહને રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરે ખૂલ્લો મૂકી વધુમાં કહયું હતું કે ખેડૂતો ગામ લોકોને ખરાબ રસ્તાને કારણે પડતી મુશ્કેલીનો હવે અંત આવશે

રાજ્ય સરકાર દ્વારા વીજ બિલની લેણી રકમની વસૂલાત માટેની માફી યોજના જાહેર કરાઇ છે જેનો વ્યાપ વધારી ક્રષિવિષયક વીજ જોડાણ ધરાવતા ખેડૂતો ગ્રામ્ય વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના વીજ ગ્રાહકો અને શહેરી વિસ્તારના બી

લાભાર્થીઓને વિશેષ રાહત આપવા માટે બાકી લેણાં પૈકી ફક્ત રૂા